વાણિજ્ય મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કેઆંતરરાષ્ટ્રીય કક્ષાના આ કેન્દ્રમાં રાષ્ટ્રીય સ્તરની બેઠકો પરિષદોપ્રદર્શનો અને વેપાર મેળાઓના આયોજનની ગુણવત્તાયુક્ત સુવિધાઓ હશે

એનબીસીસી અને બાંધકામ કૌશલ્ય વિકાસ પરિષદ યુવાનોને વર્તમાન પરિસ્થિતિની જરૂરિયાત મુજબ કૌશલ્યની તાલીમ પૂરી પાડશે

ધારાસભ્યોને હવેથી નાયબ સચિવની સમકક્ષ મૂળ પગાર મળશે

હાલમાં તેઓ ભાભા એટોમિક રીશર્ચ સેન્ટરના ડાયરેક્ટ છે

આ નિર્ણયના કારણે મુસ્લિમ મહિલાઓ ગૌરવ સાથે સમાજમાં જીવી શકશે શ્રી શાહે જણાવ્યું છે કેમતબેંકનું રાજકારણ રમતા પક્ષોએ મુસ્લિમ મહિલાઓને દુઃખ વેઠવાની ફરજ પાડી હતી તેઓએ આત્મમંથન કરવું જોઇએ

ઘોઘાદહેજ રો પેક્ષ ફેરી સર્વિસ નવરાત્રીથી શરુ થશે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ઘોઘા દહેજ રો પેક્ષ ફેરી સર્વિસથી મુસાફરોની સાથે સાથે મોટા વાહનોનું કાર્ગો સ્વરુપે વહન થઇ શકશે

કચ્છ યુનિવર્સીટીના કોર્ટ હોલમાં સાંજે ચાર વાગ્યાથી શરુ થનારા આ કાર્યક્રમમાં કચ્છી ભાષા સાહિત્ય અને વિકાસ એ પુસ્તકનું વિમોચન કરાશે